પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ઝડપી બદલાવના આ વિચાર સાથે દેશમાં નાવીન્ય સંશોધન વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા વધારવા જરૂરી વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ શાળા કોલેજના અનુભવને ફળદાયી વ્યાપક અને કુદરતી જુસ્સાને માર્ગદર્શન આપનારું બનાવવા ઇચ્છે છે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરી શિક્ષણના ઉદ્દેશમાં પરિવર્તનનો પ્રયાસ કરાઇ રહ્યો છે જ્યારે નવી શિક્ષણ નીતિ આંતરશિસ્ત અભ્યાસ પર ભાર મુકે છે

એમ ડેશ બોર્ડ દ્વારા નગરો ગ્રામિણ ક્ષેત્ર સુધીની હોસ્પિટલોમાં કોરોના સારવાર તબીબી સુવિધા ટેસ્ટીંગ વગેરેની નિગરાની રાખીને માર્ગદર્શન આપતા રહે છે મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોરોના નિયંત્રણના બધા જ સઘન ઉપાયો અને ઉપયારાત્મક પગલાંઓથી હવે ગુજરાતે કોરોનાને મ્હાત આપવા કમર કસી છે વાસણભાઇ આહીર પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીરે ફિક્કી દ્વારા આયોજીત ઇ કોન્કલેવમાં જણાવ્યું કે પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે ઇ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના પ્રવાસન મંત્રી સાથે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે સરકારે પ્રવાસીઓ માટે ઉભી કરેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ ધોળાવીરા કાળો ડુંગર સહિત અન્ય પ્રવાસન સ્થાનો માટે વૈશ્વિક પ્રવાસીઓ આકર્ષાયા હોવાનું કહ્યું હતું તેમણે હોમ સ્ટે ની પોલિસી અન્ય રાજ્યોને પણ અપનાવવા અંગે સુચન કર્યું હતું રાજ્ય સરકારે પ્રવાસન થકી મોટી સંખ્યામાં રોજગારી ઊભી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ ઇ કોન્કલેવમાં ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ કેરળ સહિતના રાજ્યોના પ્રવાસન મંત્રીઓએ પણ ભાગ લીધો હતો

આજે પાંચ જેટલા વ્યક્તિઓના કોરોનાને કારણે મોત નિપજ્યા છે

ડાંગ જીલ્લાના સુબિરમાં આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે

કુલ સાત દર્દીઓનાં મૃત્યુ નિપજ્યાં છે તાપી જીલ્લામાં આજે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી

આગામી એક બે દિવસમાં બાકી રહેલા માછીમારોને ડીઝલની સબસીડી ચૂકવવામાં આવશે આ વર્ષે દરિયામાં માછીમારી કરતાં માછીમારોએ પોતાનું આધારકાર્ડ અને પાસપોર્ટ ફોટો ફરજીયાત આપવાનો રહેશે

બકરી ઇદની ઉજવણી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે મુસ્લિમ બિરદારો ઇદ ઉલ અઝા સાદગીપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે જામનગરમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝાની આજે ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ રહીને ઈદની નમાઝ પઢી ઈદનો તહેવાર મનાવ્યો હતો એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદ કે જ્યાં પ્રતિવર્ષ બકરી ઇદના તહેવારના દિવસે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા માટે આવે છે પરંતુ હાલમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાહેરમાં નમાજ પઢવા માટે ઇદગાહને બંધ રાખવામાં આવી હતી આજે ડાંગ જિલ્લાના મુસ્લિમ બિરાદરો ઈદનો તહેવાર ખુબજ સાદગીથી મનાવી રહ્યા છે સવારની ઈદની નમાજ મોટાભાગના લોકોએ પોતાના ઘરમાં પઢી હતી

આ વર્ષે ઈદની મુબારકબાદી લોકો એકબીજાને ફોન મેસેજ તેમજ વિડીયો કોલ કરી આપી હતી

સમગ્ર દેશમાં મોટાભાગના મુસ્લીમ બિરાદરોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી સ્થાનિક મસ્જીદોમાં ઇદની નમાજ અદા કરી હતી કેટલાક રાજ્યોમાં લોકડાઉનના કારણે લોકોએ તેમના નિવાસ સ્થાને બંદગી કરી હતી ઇમામોએ લોકોને આરોગ્ય અંગે સાવચેતી રાખીને ભાઇચારાના સંદેશા સાથે પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે

આ સિવાય રાત્રીથી સવાર સુધી કચ્છમાં એકની તીવ્રતાની આસપાસના ત્રણ આંચકા પણ નોંધાયા છે

જેમના નામ પરથી આ નગરનું નામકરણ થયું છે તે વઢવાણના રાજવી શ્રી સુરેન્દ્રસિંહજીની નગરપાલિકા ખાતે આવેલી પ્રતિમાને આજે કુલહાર કરી શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વઢવાણના ઠાકોર સાહેબ ચૈતન્ય સિંહજી ઝાલા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્ર દત્ત સિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરના સ્થાપના દિવસ નિમિત્તે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ લાઈફ ફાઉન્ડેશન દ્વારા આજે રાત્રે નવ વાગ્યે ડિજિટલ ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે